પ્રાદેશિક સમાયાર નેહા પંચાલ વાંચે છે

મહાનગરપાલિકાની યૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની હરીફાઈમાં આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ ઝુકાવ્યું છે રાજકીય વિશ્લેષકોના માટે સાચી લડાઈ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે પણ તે સિવાયના પક્ષો ઉમેદવારો ઊભા રાખી મતદાનનું ગણિત બગાડી શકે છે યૂંટણી ઉમેદવાર પસંદગી સુરેન્દ્રનગર જિલ્લાની પાલિકા પંચાયતોની ચૂંટણીમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી પણ જોડાયું છે

તેમણે જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે

કોરોના સંક્રમણ ને ધ્યાને રાખે ચૂંટણી ફરજ ના સ્ટાફને ફેસ શિલ્ડ અને ત્રણ લેચર માસ્ક આપવામાં આવશે સાથે મતદાન મથક દીઠ સેનીટાઇઝર ની બોટલ આપવામાં આવશે

ઉપરાંત આખા રાજ્યમાં પણ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી જેટલો ઘટવાની શક્યતા હોવાથી તમામ જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાશે કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો

કોવિડ કેસ રાજયભરમાં કોવિડ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

તાપી જિલ્લામાં આજે કોરોનાનો એક પોઝિટિવ એક કેસ નોંધાયો છે હાલ જિલ્લામાં કોરોનાના બે સક્રિય કેસો છે

ટી

કચ્છના કલેકટર પ્રવિણા ડી

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને મદદનીશ કલેકટર મનીષ ગુરવાનીએ ભુજ ખાતે જિલ્લા સરકારી પુસ્તકાલયની મુલાકાત તાજેતરમાં લીધી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ત્યાં રીડિંગ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્યો જેથી આશાસ્પદ ઉમેદવારોને તૈયારી કરવાનું વાતાવરણ આપી શકાય

મોડાસા શહેરના અરમાન શેખે સિલ્વર અને જન્મેન્જય પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે આ બંને ખેલાડીઓ હવે આગામી દિવસામાં રાષ્ટ્રીય કક્ષાએ ઇંદોર ખાતે યોજાનારી ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે

પારેખે કર્યું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ પારણામાં ગાદીના ભાગેની છે સેન્સર મુકાયું છે જે પારણામાં શિશુને મુકવા સમયે એક્ટિવેટ થાય છે અને સ્ટાફ નર્સ રૂમમાં રહેલું અલાર્મ વાગે છે અનિવાર્ય સંજોગોમાં શિશ્વને તરછોડનાર વાલીની અપરાધની લાગણી ઓછી કરવાનો હેતુ ધરાવતા આ પ્રચોગમાં શિશુની સમયસર સાર સંભાળ લેવાની ખેવના પણ રહેલી છે